આકાશવાણી સમાચાર આશુતોષ રાવલ વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેપાળના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલી આજે મોતીહારી અમલેખગંજ પાઇપલાઇનનું સંયુક્ત રીતે ઉદ્દઘાટન કરશે

કેન્દ્ર સરકાર વિજળી વપરાશકારીના અધિકારના સંરક્ષણ માટે એક વિઘેચક રજૂ કરશે

મુંબઇની વિશેષ અદાલતે સી બી આઈ ને જેલમાં બંધ પૂર્વ મિડીયા પ્રમુખ ઇન્દ્રાણી મુખર્જીની આઈ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આઈસલેન્ડને વિશ્વાસપ્રદ મિત્ર ગણાવતાને જીઓ થર્મલ એનર્જી ક્ષેત્રના વ્યાવસાયિકોને ભારતમાં પરિવર્તનનો હિસ્સો બનવા માટે આમંત્રિત કર્યા છે

રશિયાના એકાતેરીનબર્ગમાં ચાલી રહેલી વિશ્વ પુરૂષ મુક્કેબાજી સ્પર્ધામાં ભારત આજથી પોતાનું અભિયાન શરૂ કરશે

શર્મા ઓલી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મોતીહારી અમલેખગંજ પાઇપલાઇનનું સંયુક્ત રીતે ઉદ્દઘાટન કરશે દક્ષિણ એશિયાના દેશો વચ્ચે આ પહેલી પેટ્રોલિયમ ઉત્પાદનની પાઇપલાઇન બનશે પ્રધાનમંત્રી કાર્યાલયે એક ટિવટમાં જણાવ્યું છે કે ભારત નેપાળ ઉર્જા સહયોગ પરિયોજના બંને દેશો વચ્ચેના સૃદૃઢ દ્વિપક્ષીય સંબધોની સાક્ષી પૂરે છે જેનાથી ઉર્જા સંરક્ષણ વધારવામાં અને પેટ્રોલિયમને લાવવા લઇ જવાના ખર્ચને ઘટાડવામાં મદદ મળશે

ડી એ

નાણામંત્રી નિર્મળા સીતારમણ ચેન્નાઇમાં કાયદામંત્રી રવિશંકર પ્રસાદ ગુજરાતના અમદાવાદમાં કાપડમંત્રી સ્મૃતિ ઇરાની કોલકતામાં અને સંસદીય કાર્ય બાબતો કોલસો અને ખાણ ખનીજ મંત્રી પ્રફલાદ જાષી ગોવામાં પત્રકારો સાથે વાતયીત કરશે

હૈદરાબાદમાં આકાશવાણી સાથે વાત કરતાં વિજળી રાજ્યમંત્રી આર

સિંહે જણાવ્યું કે આ વિઘેયકનો ઉદ્દેશ એ વિજળી કંપઓથી વપરાશકારોના અધિકારોનું સંરક્ષણ કરવાનો છે જે પોતાનું નુકસાન મૂલ્ય વધારીને અને સબસીડીમાં ઘટાડો કરીને તેનો બોજા સામાન્ય લોકો ઉપર નાંખી રહી છે તેમણે કહ્યું કે આ વિધેયકથી વપરાશકારોને પોતાની ફરીયાદોનું જલદીથી નિવારણ થવામાં અને પોતાની પસંદગીની વિજળી વિતરણ કંપનીને પસંદ કરવામાં મદદ મળશે તેમણે એન ડી એ

તેમણે કહ્યું કે યૂંટણીના સમયે ખેડૂતોને કરાયેલાં વયનો પૂરા કરવાના તમામ પ્રયાસો થઇ રહ્યાં છે

બી આઈ ને જેલમાં બંધ પૂર્વ મિડીયા પ્રમુખ ઇન્દ્રાણી મુખર્જીની આઈ

મિડીયા ભ્રષ્ટાયાર મામલે પૂછપરછની પરવાની આપી છે પૂર્વ કેન્દ્રિય મંત્રી પી ચિદમ્બરમની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે

બી આઈ એ ગઇકાલે ઇન્દ્રાણી મુખર્જીની પૂછપરછની પરવાનગી માગી હતી

બી આઈ એ કહ્યું હતું કે ભ્રષ્ટાયારના આ કેસમાં કેટલીક નાણાકીય લેવડદેવડના વિષયે વધુ સ્પષ્ટ માહિતીની જરૂર છે વિશેષ ન્યાયાધીશ જે સી જગદલે સી બી આઈ ને મુંબઇની ભાયખલા જેલમાં ઇન્દ્રાણી મુખર્જીની પૂછપરછ કરવા કહ્યું છે ઇન્દ્રાણી મુખર્જી અને તેમના પતિ પીટર મુખર્જી તેમની પુત્રી શીના બોરા હત્યા કેસમાં સહઆરોપી છે બંને પતિ પત્ની આઈ એન એક્સ મિડીયા ગૃપના પૂર્વ પ્રમોટર છે

જે પ્લાસ્ટીક પર પ્રતિબંધ લગાવવાના મુદ્દે વિયાર કરશે તેમણે કહ્યું કે પ્લાસ્ટીક પર્યાવરણની સાથે સાથે મનુષ્યો અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોય છે તેમણે કહ્યું કે રસ્તો અને વિશ્વાસપ્રદ વિકલ્પ શોધવાની જરૂર છે કારણ કે પ્લાસ્ટીકનું રી સાઇકલીંગ કરવું એ સ્થાયી સમાધાન નથી શ્રી પાસવાને કહ્યું કે પ્રતિબંધથી રોજગાર પર અસર નહીં પડે કારણ કે વિકલપથી નવા રોજગારોનું નિર્માણ થશે

જેમાં પાણીની બોટલને જૈવિકરૂપે નષ્ટ કરવા માટે પોલીમરનો પ્રયોગ પણ સામેલ છે

આ અભિયાનમાં ડી પી આઈ આઈ ટી આ વર્ષે બીજી ઓક્ટબરે સીમેન્ટની ભટીઓમાં ભેગાં કરાયેલાં પ્લાસ્ટીકની રી સાઇકલીંગ પ્રક્રિયાને સુનિશ્ચિત કરશે વિભાગ આગામી માસની બીજી તારીખે રાષ્ટ્રવ્યાપી શ્રમદાનના માધ્યમથી રાષ્ટ્રીય કચરો પણ એકત્ર કરશે જેના માટે ડીપીઆઈઆઈટી એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું છે કે તે તેઓ તમામ ઔદ્યોગિક પરીસરો પાર્ક વિવિધ એકમો અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્લાસ્ટિકનો કયરો એકઠો કરવા માટે ઔદ્યોગિક પાર્કોને આગળ આવવા કહે

મહેન્દ્રનાથ પાંડેથે કહ્યું છે કે ઔદ્યોગિક પ્રતિસ્પર્ધામાં ભારતમાં ટોચ પર પહોંચવાની અપાર ક્ષમતાઓ રહેલી છે મેસુરૂમાં કૌશલ્ય વિકાસ સેવાના અધિકારીઓ માટે બુનિયાદી પાઠ્યક્રમના ઉદ્દઘાટન બાદ પોતાના સંબોધનમાં શ્રી પાંડેય કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા કૌશલ્ય વિકાસ પર ભાર મૂકે છે કે જેમાં માનવ સંસાધનનો વિકાસ અને તેના સ્વરૂપ સામેલ હોથ તેમણે કહ્યું કેસંસાધનોના યોગ્ય ઉપયોગથી ભારત ઔદ્યોગિક વિશ્વની પ્રતિસ્પર્ધામાં ટોય પર પહોંચી શકે છે

પૂણેમાં ભારતીય સીરમ સંસ્થાનના નવા રસીકરણ અનુસંધાન વિકાસ કેન્દ્રના ઉદ્દઘાટન પ્રસંગે તેમણે આ વાત કરી હતી ડોકટર હર્ષવર્ધને કહ્યું કે મેલેરિયા સિવાય કુષ્ઠ રોગ મગજનો તાવ અને કાલા આઝાર જેવા રોગને પણ નેષ્ત નાબુક કરવાનું લક્ષ્યાંક રખાયું છે

બી ને પણ જડમૂળથી સમાપ્ત કરવા માગે છે

આઈસલેન્ડમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા યોજાયેલા ભોજન સમારોહમાં સામેલ થતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતમાં મોટા પાયે સુધારાઓ થઇ રહ્યાં છે જેનાથી વૈશ્વિક સ્તરે નવો વિશ્વાસ પ્રસ્થાપિત થઇ રહ્યો છે

તેમણે કહ્યું કે આઈસલેન્ડ વિશ્વ વિદ્યાલયમાં હિન્દી ભાષા સામેલ કરવાના પ્રસ્તાવથી બંને દેશો સંપર્ક વધારવામાં પ્રીત્સાહન મળશે સ્વાગત સમારોહ દરમિયાન આઈસલેન્ડના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાફર રૈગનર ગ્રિમ્સન ભારતીય મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી દેવાશ્રી ચૌધરી સાંસદ બસંતકુમાર પાંડા અને રામ ત્રિપાઠી હાજર રહ્યા હતા